રાષ્ટ્રપતિશ્રી પ્રથમવાર કચ્છમાં રણ ઉત્સવની મુલાકાત લઈ રહ્યા છે રાષ્ટ્રપતિશ્રી સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા પણ જોડાશે રાષ્ટ્રપતિશ્રીના સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેઓ આજે ધોરડો હેલીપેડથી ટેન્ટ સિટી જશે ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ કચ્છના રણમાં સૂર્યાસ્તનો અદ્વત નજારો માણ્યા બાદ સાંજે સાંસ્ક્રતિક કાર્યક્રમ નિહાળશે ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દ રાત્રિ રોકાણ ટેન્ટ સિટીમાં જ કરશે બીજા દિવસે વહેલી સવારે સફેદ રણમાં સૂર્યોદયનો અનુભવ કરશે

અત્રે એ ઉલ્લેખનીય છે કે કચ્છના રણમાં ધોરડો ગામમાં દર વર્ષે રણ ઉત્સવ યોજાય છે જ્યાં સફેદરણની નજીક પ્રવાસીઓને રહેવા માટે સુંદર ટેન્ટ સીટી ઊભી કરવામાં આવે છે

તેમજ રણઉત્સવમાં લગભગ પ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી કચ્છ રણો ત્સવને લીધી કચ્છમાં પ્રવાસનને વેગ મળ્યો છે

શ્રી મોદીએ આ જાહેરાત ભૂતાનના પ્રધાનમંત્રી ડોક્ટર લોતેય શેરિંગ સાથેની જુદા જુદા ક્ષેત્રોમાં થયેલ વ્યાપક ચર્ચા વિચારણા બાદ કરી હતી ભૂતાનની નવી પંચવર્ષીય યોજના આ વર્ષે શરૂ થઇ રહી છે

ગઈકાલે નવી દિલ્હીમાં ચર્ચા બાદ મિડીયાને આપેલ નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભૂતાનની સાથે પારૂી વિજળી સહયોગ બંને પક્ષોનો મુખ્ય મુદ્દો છે અને મંગદેછૂ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે ભૂતાનના પ્રધાનમંત્રીને વિશ્વાસ આપ્યો હતો કે ભારત ભૂતાનના એક વિશ્વાસુ મિત્ર તરીકે ભૂતાનના વિકાસમાં મહત્વની ભૂમિકા નીભાવતું રહેશે

જેથી કરીને બાળકોને જાતીય અપરાધમાં સુરક્ષા પૂરી પાડવા માટે આક્રમક ગુનો કરવાના મામલે મૃત્યુની સજા સહિત આકરો દંડનો વિકલ્પ આપી શકાય

સજાની જોગવાઈઓને વધુ કડક કરવાથી આશા છે કે આ અધિનિયમ નિવારક તરીકે કામ કરશે જેમાં બાળ યૌન શોષણની પ્રવૃત્તિને ઘટાડવામાં મદદ મળશે

જેનો ઉદ્દેશ્ય હાલના નિયામક ભારતીય સારવાર કેન્દ્રીય પરિષદ સીસી આઈ એમ ની જગ્યાએ એક નવું એકમ રચવાનો છે જેથી કરીને પારદર્શિકતા આવી શકે

જેમાં હાલના નિયામક કેન્દ્રીય હોમિયોપેથી પરિષદની જગ્યાએ આયોગ બનાવવાની જોગવાઈ છે સરકારે દરિયા કિનારા નિયમન ક્ષેત્ર સીઆરઝેડ અધિસૂચનાથી દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે જેનાથા વિકાસની ગતિ વ્ધુ ઝડપી બનશે

આ દરમિયાન તેઓ વારામસીમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાના દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્રને ખુલ્લું મુકશે

તેનાથી ચોખાના ઉત્પાદનમાં પૂર્વ ભારતને પણ મદદરૂપ બનશે આ ઉપરાંત પ્રધાનમંત્રી વારાગ્રસીમાં પંડીત દીનદયાળ હસ્તકલા સંકુલ ખાતે એક જિલ્લો એક ઉત્પાદન પ્રાદેશિક પરિષદમાં હાજરી આપશે તેમાં સ્થાનિક લોકોમાં કૌશલ્ય વિકસાવી અને સ્થાનિક ઉત્પાદનોને રાજયભરમાં બજાર પૂર્રું પાડવાનો હેતુ છે તેમાં હસ્તકલા અન્નપ્રક્રિયા એન્જીનિયરીંગ કારપેટ તૈયાર કપડાં અને ચામડાનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે તે દ્વારા વિદેશી હુંડીયામણ મેળવાશે તથા રોજગારી ઊભી થશે શ્રી મોદી આ પ્રસંગે ગાઝીપુરમાં મહારાજા સુહેલદેવની ટપાલ ટિકીટનું વિમોચન કરશે અને જાહેરસભાને સંબોધન કરશે